પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે

તેમણે લશ્કરમાં તમામ પ્રકારનાં જોખમોનો સામનો કરવામાં સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ ભૂમિકા અને ભવિષ્યમાં યુદ્ધના સ્વરૂપમાં અપેક્ષિત પરિવર્તન વિશે વિગતવાર વાત કરી હતી શ્રી રાજનાથ સિંહ કેવડિયા ખાતે યાલી રહેલી કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં આજે હાજર રહ્યા હતા તેમણે કેવડિયા પહોંચી તરત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈને લોહપુડુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્વાસુમન અર્પણ કર્યા હતા સંરક્ષણ મંત્રીએ પીએલએ સાથે પૂર્વ લદાખમાં મડાગાંઠ દરમિયાન સૈનિકોએ દર્શાવેલા નિઃસ્વાર્થ સાહસની પ્રશંસા કરી હતી અને તેને બિરદાવ્યું હતું આ પ્રસંગે સંરક્ષણ વિભાગ સંરક્ષણ ઉત્પાદન સંશોધન અને વિકાસ વિભાગના સચિવો તથા સંરક્ષણ સેવાના નાણાકીય સલાહકારે કમ્બાઇન્ડ કમાન્ડર્સ સાથે વિવિધ પ્રસ્તુત પાસાઓ પર તેમના વિયારો રજુ કર્યા હતા સંરક્ષણ મંત્રીની હાજરીમાં દિવસ દરમિયાન બે સત્ર યોજાયાં હતાં અને તેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાવિયારણા થઈ હતી કેટલીક બેઠક બંધબારણે થઈ હતી આ ચર્ચામાં સશસ્ત્ર દળોના આધુનિકીકરણનો મુદ્દો સામેલ હતો તેમાં ખાસ કરીને સંકલિત થિયેટર કમાન્ડ્સ ઊભું કરીને આધુનિક ટેકનોલોજીને ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું

ઉપરાષ્ટ્ર

વૈંકયા નાયડએ આજે નવસારી ખાતે નિરાલી મલ્ટિ સ્પેશિયાલ્ટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો આ તકે શ્રી નાયડુએ કહ્યું કે શિક્ષણ અને ઉદ્યોગોની સાથે જ સારી આરોગ્ય વ્યવસ્થા જે તે વિસ્તારના આર્થિક વિકાસને ગતિ આપે છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દાનવીર ઍ

ઉપરાષ્ટ્રપતિશ્રીએ બદલાતી જીવનશૈલીને કારણે વધી રહેલા રોગયાળા સામે લોકોમાં જાગૃતિ કેળવવા માટે સરકારી તેમજ ખાનગી આરોગ્ય સંસ્થાઓને આગળ આવવા અપીલ કરી હતી તેમણે પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ કરતા ભારતની ઉચ્યત્તમ પરંપરા અને જીવનશૈલીને અપનાવવાનો પણ આ વેળા અનુરોધ કર્યો હતો લાર્સન ઍન્ડ ટ્રબ્રોના ચેરમેન શ્રી ઍ

નાયક હેલ્થકેર કોમ્પ્લેક્ષમા આકાર લેશે આ પ્રસંગે નવસારીના સાંસદ સી

પાટિલ અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઈ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયાં હતા ત્યાર બાદ ઉપરાષ્ટ્રપતિએ સુરત શહેરના ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો હતો સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા આ સંવાદ કાર્યક્રમમાં શ્રી નાયડુએ જણાવ્યું હતું કે અન્ય દેશોની સરખામણીમાં ભારત પાસે સૌથી વધુ યુવાધન છે નિતિન પટેલ રસીની આડઅસરનો ઇનકાર ગુજરાતમાં વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિન મૂકવાનું અભિયાન શરૂ થયા બાદ ગંભીર આડઅસરનો એક પણ કિસ્સો નોંધાયો નથી તેમ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યુ છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના રસી મુકાવ્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે આમ કહ્યું હતું સ્વદેશી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત હોવાનો દાવો કરતાં શ્રી પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોથી તૈયાર થયેલી સ્વદેશી વેક્સિનને લીધે દુનિયામાં ભારતની કાબેલિયતને લોકો માન ભરી નજરે જોતાં થયા છે ખુદ પ્રધાનમંત્રી મોદી એ વેક્સિન લઈ તેની વિસવશનીયતાનું પ્રમાણ રજૂ કર્યું હોવાનું પણ શ્રી પટેલે અહી જણાવ્યુ હતું

વિધાનસભા ગૃહમાં બોલતા તેમણે કહ્યું હતું કે જનપ્રતિભિધિ કોરોના સામે સુરક્ષિત હોય તે જરૂરી છે અને કોઈએ બેદરકાર રહેવું જોઈએ નહીં કોવિડ રસી મૂકવવા માટે આરોગ્ય ખાતાની મદદ લેવાનું પણ તેમણે ધારાસભ્યોને કહ્યું છે વિધાનસભામાં જવાબ વિધાનસભા ગૃહ માં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા એ જાહેરાત કરી છે કે સરકારી તથા અનુદાનિત કોલેજ ના પ્રધ્યાપકો ને સાતમા પગાર પંચે આપેલા પગાર ધોરણ નું એરિયર્સ હપતાવાર યૂકવાશે

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ હતું કે ગ્રામ સચિવાલય ગણાતી ગ્રામ પંચાયતને પોતાનું અદ્યતન મકાન બનાવવા માટે રાજય સરકાર તરફ થી પૂરતી મદદ આપવાનું આયોજન હાથ ધરવાની તૈયારી સરકારે કરી લીધી છે

મહિલા દિવસ સ્પેશ્યલ સામાન્ય જિંદગી જીવતી પરંતુ અસામાન્ય કામ કરતી મહિલાઓ વિશે આકાશવાણી અમદાવાદ દ્વારા રોજ ચલાવવામાં આવી રહેલી વિશેષ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું ગીતા બેન બારોટની એક સામાન્ય રસોડા કામદાર તરીકે કામની શરૂઆત કરનાર ગીતા બહેને આજે સેવા સંસ્થાના મદદથી છ થી વધુ બહેનોને રોજગારી આપી પગભર બનાવ્યા છે

આજના દિવસની રમતને અંતે રોહિત શર્માએ ભારતની બેટિંગ અંગે આ રીતે માહિતી આપી